બંને સંગઠનોએ ગઈકાલે બહાર પાડેલા પાડેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટરીતે જણાવ્યું છે કે વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરો આજના બંધમાં જોડાશે નહીં

ગઈકાલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત વિપક્ષ દ્વારા સમર્થન અપાયેલા આજના ભારત બંધમાં જોડાશે નહીં કારણ કે રાજ્યના ખેડૂતો વિપક્ષ સાથે નથી

શ્રી ભાટીયાએ જણાવ્યું હતું કે બંધની તસવીરો કે વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયા ઉપર રજૂ કરવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે

આગ્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના માળખાગત સુવિધામાં સુધારો લાવવા માટે વિશ્વભરમાંથી રોકાણ આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય માળખાગત પાઇપલાઇન પ્રોજેક્ટ્સ હેઠળ સો લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વીડિયો કોન્ફરન્સ વડે ઉત્તરપ્રદેશના આગ્રામાં મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું ઉદ્વાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે આ મેટ્રો પ્રોજેક્ટ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે

તેમણે એમ પણ જણાવ્યું કે એક હજાર કિલોમીટર લાંબી મેટ્રોલાઇનોનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે

સ્માર્ટ સલામત અને સાતત્યપૂર્ણ સર્વસમાવેશક નવકલ્પના આજની બેઠકનો હેતુ વિદેશી તથા ભારતના રોકાણકારોને માહિતી આપીને આકર્ષવાનો તથા ટેલિકોમ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે

આસામના ચૂંટણી પંચે જણાવ્યું છે કે પ્રથમ તબક્કાની મતદાનની ટકાવારી પછીથી જાહેર કરાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સમગ્ર દેશના દરેક જિલ્લાના નાગરિકો ફીટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે નામ નોંધાવનાર વ્યક્તિએ પોતાની ઇચ્છા મુજબ ચોક્કસ અંતર સુધી દરરોજ સાયકલ પ્રવાસ કરવાનો રહેશે તથા તેઓ પોતાની તસવીરો અને વીડોય સોશિયલ મીડિયા ઉપર મૂકી શકશે

રવિવારે બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હાર આપી હતી

એમ

બેઠક વાણિજ્ય સચિવ સંજય ભદ્દાયાર્ય અને ઇઝરાયલના વિદેશ મંત્રાલયના મહાનિદેશક અલોન ઉશીપ વચ્ચે યોજાઈ હતી બંને પક્ષોએ વિશેષ રૂપે સલામતી આતંકવાદ અટકાવવા અને સાયબર સુરક્ષાના ક્ષેત્રે સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી બેઠકમાં બુંદેલખંડ ક્ષેત્રમાં જળસંરક્ષણ પર સંયુક્ત રૂપે વિકસિત કૃષિ ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને અમદાવાદ સ્થિત આંતરરાષ્ટ્રીય આંત્રપ્રિન્યોરશીપ અને ટેકનોલોજી કેન્દ્ર તથા ઇઝરાયલના સ્ટાર્ટઅપ નેશન્સ સેન્ટ્રલની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની પ્રશંસા કરાઈ

રાજ્યસભાના યૂંટણી અધિકારી સંજય અગ્રવાલે તેમને બિન હરિફ યૂંટાયાનું પ્રમાણપત્ર સોંપ્યું છે આ બેઠક લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક અને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનના નિધનને કારણે ખાલી પડી હતી